પ્રથમ તબક્કાની ચૂંટણી માટેનો પ્રચાર વેગવાન બન્યો છે

આ વર્ષની વિદ્યાર્થી દિવસની વિષય વસ્તુ છે લોકો વિશ્વ સમૃઘ્યિ અને શાંતિ માટે શિક્ષણ તમિલનાડુમાં રામેશ્વરમ નજીક આવેલા ડોક્ટર કલામના સ્મારક ખાતે આજે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત કોવિડના નિયમોનું પાલન કરીને ઘણી શૈક્ષણિક સંસ્થાઓમાં નિબંધ વક્તત્વ તથા ચિત્ર સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી ગૃહમંત્રી સહિત ઘણાં મહાનુભાવોએ ડોક્ટર કલામને ભાવભીની અંજલિ આપી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ડોક્ટર કલામે રાષ્ટ્રપતિ તથા વૈજ્ઞાનિક તરીકે ભારતના વિકાસમાં આપેલું યોગદાન ચિરસ્મરણીય રહેશે તેમનું જીવન ઘણાં માટે પ્રેરણાદાયક છે ગૃહમંત્રી અમિત શાહે ડોક્ટર કલામને દેશના અવકાશ અને મિસાઇલ કાર્યક્રમના શિલ્પકાર તરીકે ઓળખાવીને તેમની કામગીરીને પ્રેરણાદાથી ગણાવી છે

તેમ છતાં કન્ટેઇનમેન્ટ ઝોનમાં ફિલ્મોના પ્રદર્શનને મંજૂરી આપવામાં આવી નથી માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા ગઈકાલે જારી કરવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રક્રિયાઓ મુજબ સિનેમા હૉલ થિચેટરો અને મલ્ટીપ્લેક્સમાં બેઠેલા વિસ્તારમાં પર્યાપ્ત શારીરિક અંતર જાળવવાનું છે કોવિડને લીધે ભીડ ટાળવા માટે મલ્ટિપ્લેક્સમાં સ્ટેગર્ડ શો ટાઇમનું પાલન કરવામાં આવશે લગભગ આઠ મહિનાના ગાળા પછી ફરી કામગીરી શરૂ થઈ છે કોવિડને રોકવા માટે નવા નિયમો અને નિયંત્રણો નિર્ધારિત કરવામાં આવ્યા છે ઓછામાં ઓછા છ કુટનું શારીરિક અંતર ફેસ માસ્ક અને શિષ્ટાયારનું પાલન સખત રીતે કરવામાં આવશે જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ રહેશે પ્રવેશ સ્થળોએ થર્મલ સ્ક્રિનિંગ હાથ ધરાશે સેનિટાઇઝેશન બધા પ્રવેશ દ્વાર પર ઉપલબ્ધ કરવામાં આવશે

ભાજપના ધારાસભ્ય અરૂણકુમાર સિન્હાએ કુમ્હરાર બેઠક પરથી ભાજપના અને રાષ્ટ્રીય મહિલા આયોગના ભૂતપૂર્વ સભ્ય સુષ્મા સાહ્યે બાંકીપુર બેઠક પરથી શ્રીકાંત નીરાલાએ મનેર બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું છે ભૂતપૂર્વ સાંસદ અને જન અધિકાર પાર્ટીના નેતા પપ્પ થાદવે મધેપૂરાથી ચૂંટણી લડશે

જોજીલા ટનલ જમ્મ્ કાશ્મીરમાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી આજે જોજીલા ટનલના નિર્માણકાર્યની શરૂઆત કરાવી છે

એ

સાથે ભારતનું ઐતિહાસિક જોડાણ છે

જૈવિક રીતે સમૃદ્ધ આ જાતો અદના ભારતીયોની સામાન્ય થાળીને પોષક તત્વોથી ભરપુર થાળી બનાવશે સ્થાનિક જાતો અને ખેડૂતોની પોતાની જાતોનો ઉપયોગ કરીને આ નવી જાતો વિકસાવવામાં આવી છ કોરોના અપીલ આ સમયારા આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો

કોરોના અંગેના આ સંદેશ બાદ

ઉદ્યોગ વિભાગે ચાર્જિંગ સંબંધિત માળખાકીય સુવિધા તૈયાર કરવા અને સંચાલન હેતુથી સરકારી સંસ્થા જાહેર ક્ષેત્રના એકમો જાહેર ક્ષેત્રના ખનીજ તેલ એકમો તથા જાહેર અને ખાનગી ક્ષેત્રો પાસેથી આવેદન પત્રો મંગાવ્યા છે અમારા સંવાદદાતા જણાવે છે કે મુંબઈ પુણે અમદાવાદ વડોદરા દિલ્હી આગ્રા થમુના એક્સપ્રેસ વે બેગ્લુરૂ મૈસૂર બેંગ્લુરૂ યૈનઇ સુરત મુંબઈ આગ્રા લખનઉ એક્સપ્રેસ વે પર ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવાનું આયોજન છે ઉપરાંત દિલ્હી શ્રીનગર દિલ્ફી કોલાકાતા આગરા નાગપુર મેરઠ ગંગોત્રીધામ મુંબઈ દિલ્ફી મુંબઈ પણજી મુંબઈ નાગપુર મુંબઈ બેંગ્લુરૂ અને કોલકાતા ભુવનેશ્વર સહિત અન્ય ધોરીમાર્ગો ઉપર પણ ઇલેક્ટ્રીકલ વાહન ચાર્જિંગ માળખા વિકાસનું આયોજન છે

ભારતમાં હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વાહનોને ઝડપથી સ્વીકારવા અને નિર્માણ ફેમ થોજના અંતર્ગત સરકાર ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે

ઉંમરને લગતી બીમારીઓના કારણે તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે તેમણે મલ્યાલમ ભાષામાં કવિતા ક્ષેત્રે આધુનિક યુગના પ્રણેતા ગણવામાં આવે છે તેઓ ગાંધીવાદી સમાજ સુધારક અને પત્રકાર હોવાની સાથે સાથે સાદગીમાં માનતા હતા

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે વધુ પરિક્ષણોના લીધે કોવિડના દર્દીઓનો રોગ શરૂઆતના તબક્કે જ ઓળખી શકવાથી તેને ઝડપથી સારવાર આપીને ઝડપથી સાજા કરી શકાય છે

તેલંગણાના મુખ્યમંત્રી કે યંદ્રશેખર રાવે આજે સવારે મંત્રીમંડળ અને વરિષ્ઠ અધિકારીઓની બેઠક યોજીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી સત્તાવાળાઓએ વરસાદના પાણીથી અસરગ્રસ્ત એવા વિસ્તારોમાં રોગચાળો ન ફેલાય તે હેતુથી પગલાં લેવાની શરૂઆત કરી છે દરમિયાન ગૃહરાજ્યમંત્રી જી કિસન રેડ્ડી આજે હૈદરાબાદના ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે એનઇઇટી ગયા મહિને પરીક્ષા ન આપી શકનારા ઉમેદવારો માટે ગઈકાલે નેશનલ એલિજિબિલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ નીટ પરીક્ષા યોજવામાં આવી હતી સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સીએ જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લઈ શકે તેમ ન હતા તેમની ફરી પરીક્ષા યોજી હતી